યુ સી

યુ સી મેળવી લેવાના રહેશે વાહનવ્યવહાર મંત્રી રણછોડભાઇ ફળદુએ જણાવ્યું કે ગઈકાલે મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય કરાયો છે

યુ સી સેન્ટર ખોલવા મંજુરી આપી છે શ્રી ફળદ્દએ કહ્યું કે નવાં ટ્ટ વ્હીલર લેનારને ડીલર દ્વારા જ હેલમેટ આપવામાં આવશે

યુ સી મેળવવામાં લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને કુલ એક મહિના માટે રાહત આપવામાં આવી છે

વાહન વ્યવહાર કમિશ્નરની યાદીમાં જજ્ઞાવવામાં આવ્યું છે કે તમામ જિલ્લાના આર ટી ઓ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

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત વર્ષે દુષ્કાળના કારણે ખરીફ પાકના વાવેતર પર પણ તેની અસર થઈ હતી પરંતુ ચાલુ સાલે મેઘરાજાએ જિલ્લા પર સચરાચર હેત વરસાવતા ખરીફ પાકમાં વિક્રમજનક વધારો નોંધાયો છે

વરસાદી વાતાવરણ વચ્ચે ચાલેલા અને લોકમેળામાં છ લાખ જેટલા સહેલાણીએ મેળાની મોજ માણી હતી આ વર્ષે બખ મલાખડાની સ્પર્ધાએ આકર્ષણ જમાવ્યુ હતું જેમા વિજેતા થયેલાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો ગ્રામપંચાયત દ્રારા સ્નેહમીલન પણ યોજવામાં આવ્યુ હતું પોલીસ તંત્ર દ્રારા સુરક્ષાના બંદોબસ્ત વચ્ચે મેળામાં પ્લાસ્ટીક પાઉય પર સંપુર્ણ પ્રતિબંધની લોકોએ પણ અમલવારી કરી હતી શીતલ વૈષ્ણવ ભુજ સ્ટેશન પર સુવિધા પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના ભુજ સ્ટેશન પર આયોજીત કાર્યક્રમમાં કચ્છના માનનીય સાંસદ શ્રી વિનોદ ચાવડા દ્વારા ભુજ રેલવે સ્ટેશન પર થાત્રિયોની સુવિધા માટે ઇલેક્ટ્રોનિક ચાર્ટડિસ્પ્લેની સુવિધા તથા પ્લેટફોર્મ સતફ સાથે લંબાઇના વિસ્તારીકરણ કાર્ય તથા કચ્છના કુકમા રતનાલ અંજાર ભીમાસર ચિરાઈ તથા વોંધ સ્ટેશનો પર નિઃશુલ્ક વાઈ ફાઈ સુવિધાનું પણ ઉદ્વાટન કરવામાં આવ્યુ હતું આ દરમિયાન તેમની સાથે વરિષ્ઠ મંડળ વાણિશ્ર્ય પ્રબંધક શ્રી કુશાગ્ર મિત્તલ તથા ક્ષેત્રિય પ્રબંધક શ્રી આદિશ પઠાનિયા સફિત પ્રતિષ્ઠિત નાગરિકો તથા રેલ કર્મીઓ ફાજર રહ્યા ફતા

જિલ્લામાં યાલુ વર્ષે સારો વરસાદ થયો હોઈ રણોત્સવની રંગત વધુ ખીલશે તેવુ પણ તેમણે જણાવ્યુ હતું